કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર આજે વિજય વિશ્વાસ સંમેલન યોજી ઉમેદવારીપત્ર ભરશે સમગ્ર દેશની સાથે કચ્છમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીરે ધીરે રંગ જમાવી રહ્યો છે કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી આજે કલેકટર કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભરશે

દરમ્યાન ગઇકાલે પણ વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષના જે તે બેઠકના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા

પાંચમી એપ્રિલે ઉમેદવારીપત્રોની ચકાસજ્ઞી હાથ ધરાશે જયારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ આઠમી એપ્રિલ છે

ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતાં મુખ્ય ચૂંટજી અધિકારી ડોક્ટર એસ

ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપતાં મુખ્ય ચૂંટણી અધિકારી ડૉક્ટર એસ મુરલી ક્રિષ્નાએ જજ્ઞાવ્યું કે સી

અહેવાલમાં જજ્ઞાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વ એશિયામાં વ્રદ્ધિદર પાંચ ટકા રહેશે તેવો અંદાજ આપ્યો છે

અધિક નિયામક પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય રસીકરણ અધિકારી તથા રાજકોટ વિભાગીય નાયબ નિયામકશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ સુચકાંકો પર ચર્ચા કરીને માતા મરણ અને બાળ મરણ અટકાવવા પર ભાર મુકાથી હતો બેઠકમાં જીલ્લા અને તાલુકા કક્ષાના આરીગ્ય વિભાગના અધિકારીઓ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું જીલ્લા આરોગ્ય અધિકારી કચ્છ ભુજની યાદીમાં જણાવ્યું છે